ઓનલાઈન શિક્ષણ દરમ્યાન ફી ન વસુલવાના રાજય સરકારના પરિપત્રને પડકારતી સ્વનિર્ભર શાળાઓની અરજી ઉપર આજે વડી અદાલતમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી અદાલતે આ મામલે રાજય સરકારને શાળાઓના સંચાલકો સાથે વાટાઘાટો ચાલુ રાખીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું છે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

હાલમાં કોરોના વાયરસને ધ્યાનમાં લઈ સરકારશ્રો દવારા ગાઈડલાઈન બહાર પાડી કોરોના વાયરસને નિયત્રીત કરવા માટેના પગલા લેવામાં આવી રહયા છે

કે એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ જાહેરનામું બહાર પાડેલ છે જે અન્વયે તમામ લોકોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડીસ્ટસ જાળવવાન રહેશે તેમજ કોઈપણ પશુ પ્રાણીનો વધ કરવો નહીં આ નિયમોનું ચુસ્તપણે પાલન આગામી તા

આ હુકમનો ભગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ જણાવેલ છે

ઉજવણી સોશિયલ ડીસ્ટન્સ સાથે સરકારી ગાઈડલાઈન મુજબ કરવાની અપોલ વહવટી તંત્ર અને વિવિધ ધાર્મિક અને સામાજીક આગેવાનોએ કરી છે જેમાં અખિલ કચ્છ સૂની મસ્લીમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રહીમ હાલપોત્રાએ લોકોને આ અંગે અપીલ કરી છે

તેમણે જખો બંદર ખાતે આગેવાનો મત્સ્ય વિભાગના અધિકારીઓ અને માછીમારો સાથે તેમના પ્રશ્નો અને સમસ્યા અંગે ઝીણવટપૂવક છણાવટ કરી હતી પ્રવાસન મંત્રીએ જખૌ ખાતે જેટી અને પાણીના ટાંકા સહિત માછીમારી વિસ્તારોની જાત મુલાકાત લીધો હતી અને જણાવ્ય હતું કે પાણી પરવઠા વિભાગ દવારા તત્કાલ પાણીનો વ્યવસ્થા પરી પડાશે આ ઉપરાંત મીઠી ડેમ ખાતેથી પીવાના પાણીનો વ્યવસ્થા માટે મત્સ્ય ઉધોગ દવારા પ વર્ષ માટ કોન્ટ્રાકટર આપેલો છે આ સાથે જ ફીર્શીંગ બાર નોકટીકલ માઈલ્સની સમસ્યા પણ ઉકેલાશે અને રહેણાંકની વ્યવસ્થા પણ કરાશે ડીઝલ સબસીડી માટે સરકારે નિયત કરેલી મર્યાદા પ્રમાણે સબસીડી અપાશે અને ભવિષ્ય માં આ અંગે કોઈ નિતિ ઘડાશે

હવામાન કચેરીના નિયામક જયંત સરકારે જણાવ્યું છે કે ગૂજરાત ઉપર ભારે પાણી વરસાવે તેવી ચોમાસુ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં વરસાવે તેવી આકાર લઈ રહી હોવાથી પાંચમી છઠી અને સાતમી ઓગષ્ટના રોજ સારો વરસાદ થવાની સંભાવના છે